જયારે કોગ્રેસને જિલ્લા પંચાયતની ત્રણ પૈકી બે બેઠક મળી છે તાલુકા પંચાયતની મોટાભાગની બેઠકો ભાજપના ફાળે ગઇ છે તાપી જિલ્લાની ગડત તાલુકા પંયાયત બેઠક પર ભાજપના નીરવ ગામીત વિજયી થયા છે પાટણની સિધ્ધપુર તાલુકા પંચાયતની બે બેઠક પૈકી કાકોશી બેઠક કોગ્રેસને અને ચાણસ્મા બેઠક ભાજપને મળી છે મતગણતરી ગરબાડા તાલુકાપંચાયત ની બેઠકની યૂટણીમાં જિલ્લા પંચાયતના માજી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડના પુત્ર અને ભાજપ ના પરાજિત સિંહ વિજેતા રહ્યા છે

પ્રવાસીઓના ઝુંડ આ વિસ્તારમા તથા રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમા ઉતરી રહ્યાં છે આ પ્રવાસી પક્ષીઓ માટે અમરેલી જિલ્લામા સૌથી આકર્ષણનુ સ્થળ રાજુલા જાફરાબાદનો દરિયા કાંઠો છે યાંયબંદર વિકટર ખેરા પટવા વિગેરે વિસ્તારમા દર વર્ષે ફજારો પક્ષીઓના ઝુંડ ઉતરી આવે છે

ગુજરાત ભરના જળાશયોમા આ પક્ષીઓ આવે છે હાલમા પેલીકન અને ફલેમીંગો જેવા પક્ષીઓના ઝુંડના ઝુંડ ઉતરી આવ્યા છે

કોઇ પણ વ્યક્તિ આ સમયગાળા દરમ્યાન ચાઇનીઝ ટુક્કલનું ઉત્પાદન કે વેચાણ કરી શકશે નહીં અને સામાન્ય પ્રજાજનો ચાઇનીઝ ટુક્કલ ઉડાડી શકશે નહીં આ હકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે

પાકી નાયલોનયાઇનીઝદોરીના પતંગ ઉડાડવા વેચાણ કરવા કે ઉપયોગ કરવા પર કે તે હેતુથી સંગ્રહ કરવા પરતથા રોડ પર પતંગ ચગાવવા તથા પકડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે